નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે

ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે

તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડી નોંધાતા આવી લોક હિતનો નિર્ણય સંભવ બન્યો છે કલ્પના શાહ પ્રધાનમંત્રી શોક સંદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાતના રાજ્ય સભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજના નિધન અંગે એક ટ્વીટ સંદેશમાં શ્રધાંજલિ અર્પતા કહ્યું કે તેઓ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા તે દુઃખદ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવ્યા છે તેઓ રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે ફંમેશા જુસ્સાદાર ફતા

એફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહી વિશેષ ઉજવણી જોવા મળી છે

આર પી એફ ની ટુકડીઓ મરદાનગીથી લડી હતી

કચ્છથી મુંબઈના ઋત પર દોડનારી દાદર ભુજ એક્સપ્રેસ સ્પેસીઅલ ટ્રેન તેમજ બાંદ્રા ટર્મિનલ ભુજ સુપર ફાસ્ટ સ્પેશિઅલ સાપ્તાહિક દ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે

જીલ્લા મથક ભુજ ખાતે આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ગુજરાતે સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે કચ્છ ડીસ્ટ્રીક રેડ ક્રોસ શાખા દ્વારા ભુજ ના રેડ ક્રોસ ભવનમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું ફતું આ પ્રસંગે એઇડ્સથી બચવાના ઉપાયો વિષે ચર્ચા કરાઈ ફતી સમયસર ની સારવાર નિદાન અને સાવચેતી એઈડ્સથી બચાવી શકે છે વર્ષ દરમિયાન આ ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકોને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા ફતા